દિલ્ફી હિંસા અંગે આજે લોકસભામાં ચર્ચા થવાની છે

ભાજપના ધારાસભ્યોને હરિયાણામાં ગુરૂગ્રામ ખાતે લઈ જવાયા છે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનમાં જયપુર ખાતે મોકલવામાં આવ્યા છે કોંગ્રેસના વર્તુળે જણાવ્યું હતું કે તેના ધારાસભ્યોને આજે સવારે ભોપાલથી જયપુર લઇ જવાયા છે

જેમાંથી બે બેઠકો હાલ ખાલી છે

આ સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં મોટી કંપનીઓને બહ્ મોટા પ્રમાણમાં બેન્કે ઘિરાણ કર્યું હતું આ દેખાવકારોએ બેન્કમાં ગેરરીતિ કરનારા સામે કાયદેસર કામકાજ ચલાવવાની સરકાર સમક્ષ માંગણી કરી હતી

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગઇકાલે કેરળ રાજસ્થાન તમિલનાડુ અને પંજાબના આરોગ્યમંત્રીઓ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય અધિકારીઓ સાથે વાત કરીને પરિસ્થિતિની જપ્ત માહિતી મેળવી તા

આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે ફાન્સ જર્મની અને સ્પેનના નાગરિકોના પણ વર્તમાન ઇ વિઝા તત્કાળ અસરથી રદ કરાયા છે નોવેલ કોરોના વાયરસના ફેલાવાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને મણીપુર સરકારે ભારત મ્યાંન્માર સરહદે આવ જા અટકાવી દીધી છે

રાજ્યના આરોગ્યમંત્રી કે

અને બાકીના તમામની તબીયત સ્થિર છે તેમને બચાવી લેવા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે દેશમાં કેરળને કોરોનાની બાબતમાં ઉચ્ય તકેદારી પર રાખવામાં આવ્યું છે અને સમગ્ર મહિના દરમિયાન જાહેર કાર્યક્રમો બંધ રખાયા છે

આ ત્રણેય દર્દીઓ એક દિવસ અગાઉ કોરોનાથી અસરગ્રસ્ત એવા એક પુરુષ અને એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા રાજ્યના આરોગ્ય વિભાગે બહાર પાડેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે તાજેતરમાં દુબઈથી આવેલા એક પુરુષ અને મહિલાના લોહીના નમૂનામાં કોરોનાનો ચેપ હોવાનું સોમવારે સાંજે જાણવા મળ્યું છે બાદમાં તેમની દિકરી અને તે ક્રટુંબે જે કારમાં પ્રવાસ કર્યો હતો તે કારમાં ડ્રાઇવર ને પણ કોરોના હોવાનું જાણવા મબ્યું હતું આ બંને ઉપરાંત દુબઈથી મુંબઈ આવતાં વિમાનમાં તેમની સાથે પ્રવાસ કરનાર એક પ્રવાસીને પણ કોરોના હોવાનું પરિક્ષણમાં જાણવા મળ્યું છે હાલ આ કુટુંબના ત્રણે સભ્યો ડ્રાઇવર અને સહ પ્રવાસીઓ એમ પાંચેયને પૂણેની નાયડુ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં સારવાર અપાઈ રહી છે

એડવાઈઝરીમાં કહેવાયું છે કે ભારત આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ પોતાની આરોગ્ય સંભાળ જાતે રાખવી જોઈએ અને આ અંગે શું કરવું અને શું ન કરવું તેનું પાલન કરવું જોઈએ

શ્રી શર્મા ગઇકાલે અમદાવાદમાં ભારતીય ઉદ્યોગ મહાસંઘ સીઆઈઆઈ અને જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા સંયુક્ત રીતે આયોજીત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા

જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે